સમુદાયો તથા સંસ્થાઓની મદદથી ખાસ વ્યવસ્થા ઊભી કરવા ઉપર ભાર મૂક્યો છે

જર્મનીના ચાન્સેલર એન્જેલા માર્કેલે જણાવ્યું છે કે બીજા વિશ્વ યુધ્ધ બાદ જર્મની કોરોના વાયરસનો સામનો કરવાનો સૌથી મોટો પડકાર ઝીલી રહ્યું છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસના ખતરાના લીધે આર્થિક પરિસ્થિતિ ઉપર થનારી અવળી અસરને ઓછી કરવા અમેરિકન નાગરિકો માટે અબજો ડોલરની તાકીદની સહાય યોજના ઉપર હસ્તાક્ષર કર્યા છે

પ્રધાનમંત્રીએ તેમણે કોરોના સામેની લડતમાં હવે પછીના પગલાંઓની તૈયારીઓ અંગે વિયારણા કરવાની અધિકારીઓ તથા આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતોને સૂચના આપી હતી આ બેઠકમાં ભારતમાં કોરોનાના પરિક્ષણની સુવિધાઓ વધારવા તથા કોરોના સામેની લડતની સજ્જતા મજબૂત બનાવવાના ઉપાયોની ચર્ચા કરવામાં આવી હતી

કેન્દ્ર શાસિત જમ્મુ અને કાશ્મીર વહીવટી તંત્રના પ્રવક્તા રોહિત કંસલે ટ્વીટર ઉપર આ બનાવને પુષ્ટિ આપી હતી

આ વ્યક્તિને અલાયદા વોર્ડમાં તબીબી દેખરેખ રાખવામાં આવી છે જમ્મુ અને કાશ્મીરમાં અત્યાર સુધી કોરોનાના કુલ ચાર કેસ નોંધાયા છે

આ ત્રણેય વ્યક્તિઓ ગત આઠમી માર્ચે ઇટાલીથી રાજસ્થાન આવી છે

રાજસ્થાનની વડી અદાલતે જયપુર સહિત કુલ છ મહાનગરપાલિકાઓમાં આગામી પાંચમી એપ્રિલે યોજાનારી ચૂંટણી મુલતવી રાખવાનો આદેશ આપ્યો છે

કોરોના વાયરસના પ્રસારને રોકવા અને જાહેર પરિવહન વ્યવસ્થા ઉપરનું ભારણ ઘટાડવા માટે આ નિર્ણય લેવાયો છે

તેમણે કહ્યું કે આ તબક્રે ભીડને એકત્રિત થતી રોકવી એ મુખ્ય બાબત છે

બસમાં મુસાફરોને ઊભા રહેવાની મંજુરી અપાશે નહીં

સત્તાવાર થાદી મુજબ કોરોના વાયરસના ખતરાના પગલે પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓની સલામતીને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો છે

કેન્દ્રીય માનવ સંસાધાન વિકાસમંત્રી રમેશ પોખરીયાલ નિશંકે વિદ્યાર્થી વાલીઓ અને શિક્ષકોને કોઈપણ ભય નહીં રાખવાની અપીલ કરી છે

જર્મનીના ચાન્સેલર એન્જલા માર્કેલે ગઈકાલે ટેલિવિઝન ઉપરથી રાષ્ટ્રજોગ સંદેશામાં કોરોનાના ખતરાને નિયંત્રણમાં લેવા સહિયારો પ્રથાસ કરવાની અપીલ કરી હતી તેમણે જણાવ્યું છે કે બીજા વિશ્વ યુધ્ધ બાદ જર્મની કોરોના વાયરસનો સામનો કરવાનો સૌથી મોટો પડકાર ઝીલી રહ્યું છે

ઇઝરાયેલ પણ ઇઝરાયેલમાં નિવાસ સ્થાન ન હોય તેવા વિદેશીઓના ઇઝરાયેલમાં પ્રવેશ પ્રતિબંધ મૂક્યો છે

દરમિયાન પોર્ટગલે પણ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને કટોકટી જાહેર કરી છે સંયુક્ત અરાબ અમિરાતે આગમન સાથે વિઝા આપવાની સુવિધા આજથી બંધ કરવાનો નિર્ણય લીધો છે

આ વિધેયકમાં બેરોજગાર માટેની વીમા યોજનામાં વધારો તેમજ અન્ય સહાયની જોગવાઈ પણ છે શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકાની પ્રતિનિધિ સભા અને સેનેટે આ ધારાને બહાલી આપી છે

આ વિધેયકમાં વાયરસના કારણે અમેરિકાના નાગરિકોનું આરોગ્ય અને આર્થિક સલામતી ઉપર થનારી અસરોને ઘટાડવાના પગલાંની જોગવાઈ છે